સરદાર એકતા સ્મારક કેવડીયા ખાતેના કાર્યક્રમોમાં આવતીકાલે હાજરી આપશે કયાર વાવાઝોડાની અસરથી રાજયભરમાં માવઠાની સ્થિતિ ખેતીને વ્યાપક નુકસાન

રાજયનો મુખ્ય સમારોહ એકતા સ્મારક કેવડીયા ખાતે યોજાયો છે આ ઉપરાંત સરદાર પટેલ મેમોરીયાલ શાહીબાગ અમદાવાદ અને સરદારશ્રીના વતન કરમસદ ખાતે પણ રાખવામાં આવ્યો છે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઊજવણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે સવારે કેવડીયા પહોંચી રહ્યા છે સરદાર સરોવર નર્મદા ડેમ પરિસરમાં આવેલી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલી સાથે શ્રી મોદી ઉજવણીનો રાષ્ટ્રીય પ્રાંરભ કરાવશે ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિની આટલી અનોખી ઉજવણી તેમની વિરાટ પ્રતિમા પાસે પહેલી વખત યોજાઇ રહી છે

દેશના વિવિધ રાજ્યોની પોલીસ ટૂકડી આ એકતા પરેડમાં ભાગ લેવા માટે કેવડીયા પહોંચી છે સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ સી આર

એફ તથા એન એસ

જેના સમાપન કાર્યક્રમમાં શ્રી મોદી હાજર રહેશેક અને યુવા અધિકારીઓનું માર્ગદર્શન કરશે અત્રે યોજાયેલા વિશેષ પ્રદર્શનની પણ તેઓ મુલાકાત લેવાના છે સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીંગ ડીરેકટર રાજીવ ગુપ્તાએ આ મુજબ જણાવ્યું

રાષ્ટ્રીય એકતા દિવસનો રાજયકક્ષાનો મુખ્ય સમારોહ અમદાવાદમાં યોજાશે તેમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી એકતા દોડને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે સવારે સાત વાગ્યે તેઓ અમદાવાદમાં શાહીબાદ પોલીસ સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય એકતા માટેની દોડ રન ફોર યુનિટીનો પ્રારંભ કરાવશે અને રાષદ્રીય એકતાના સામુહીક શપથ પણ લેવડાવશે સાંસદો અને રાજયસ્તરના મંત્રીઓ પણ તેમના જિલ્લામાં આયોજીત એકતા દોડને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવશે તમામ જિલ્લાઓ અને મુખ્ય નગરોમાં એકતાદોડનું આયોજન થયું છે એકતા દોડ સરદારશ્રીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં એકતા દોડનું આયોજન થયું છે દર વર્ષે આ પ્રકારની દોડ યોજવામાં આવે છે અને તેમાં ઠેરઠેર યુવાનોને સાંકળવામાં આવે છે

પ્રધાનમંત્રીશ્રી આજે રાત્રે સાડા આઠ વાગે નવી દિલ્હીથી અમદાવાદ આવશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે પ્રધાનમંત્રીશ્રીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ આવતીકાલે સવારે કેવડીયા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ઉપસ્થિત રહેશે અને સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવશે આ રાષ્ટ્રીય એકતા પરેડમાં રાજ્ય પોલીસ દળની પાંચ ઉપરાંત કેન્દ્રીય દળની ટુકડીઓ માર્ચ પાસ્ટ યોજશે અને એન એસ જી સી

એસ એફ

ડી આર એફ તેમજ સી આર પી એફ અને ગુજરાત પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસના સાફસ પૂર્ણ નિદર્શન યોજાવાના છે બાદમાં કેવડીયામાં નવનિર્મિત ટેકનોલોજી ડેમોસ્ટ્રેશન સાઈટનું ઉદઘાટન અને મ્રલાકાત કરશે

તાલીમી અધિકારીઓના કાર્યક્રમમાં જોડાશે પાંચ થીમ પર તૈયાર કરેલા પ્રેઝન્ટેશન નિહાળશે અને તાલીમી અધિકારીઓ સાથે ચર્ચામાં સહભાગી થશે બાદમાં પ્રોબેશનરી અધિકારીઓ સાથે બપોરનું ભોજન લે શે અને ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગ્રુપ ફોટો સેશનમાં પણ જોડા શે પ્રધાનમંત્રી સાંજે પોણા છ વાગે કેવડીયાથી હવાઈ માર્ગે વડોદરા પહોંચશે અને ત્યાંથી વાયુદળના વિમાન મારફતે નવી દિલ્હી જવા રવાના થશે

ક્રાઈમ બ્રાન્ય વિગેરીની કામગીરી સરાહનીય અને દાખલારૂપ છે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે છેલ્લા સાત વર્ષમાં ગુજરાત પોલીસ બેડામાં મહત્તમ ભરતી કરાઇ છે જરૂરી બઢતીઓ અપાઇ છે પોલીસ વિભાગ પણ આધુનિક તકનીકના ઉપયોગ અને સમાજ કલ્યાણના દ્રષ્ટિકોણથી કામગીરી નિભાવી રહી છે જે અત્યંત સરાહનીય છે

ગઇકાલે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠેરટેર વરસાદી ઝાપટાં પડ્યાં હતાં અને ભારે વરસાદ થયો હતો ગઇ મધરાતે અમદાવાદ શહેર આસપાસના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં વલસાડ સુરત ભરૂચ રાજપીપળા મધ્યગુજરાતમાં વડોદરા પંચમહાલ આણંદ અને ખેડામાં વરસાદ તૂટી પડ્યો હતો આ સિવાય જામનગરમાં પણ પવન સાથે વરસ્યો હતો

તો અરવલ્લી જિલ્લાના મોડાસા માલપુર મેઘરજ સહિતના વિસ્તારોમાં સતત એક કલાક સુધી ધીમીધારે વરસાદ વરસ્યો હતો

મગફળી રાજય સરાકર દ્વારા પહેલી નવેંબર લાભપાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો આરંભ થશે આ માટે કૃષિ વિભાગ દ્વારા ખેતઉત્પન્ન બજાર સમિતિ હેઠળ વિવિધ કેન્દ્રો મારફતે કાર્યવાહિ કરવામાં આવશે અગાઉ થયેલા વિવિધ પ્રશ્નો તથા સમસ્યાના પગલે આ વખતે તકેદારી રાખવામાં આવી છે ખેડૂતો દ્વારા તેની આગોતરી નોંધણી કરવામાં આવી હતી

તમામ જિલ્લાઓમાં ઠેરઠેર તાલુકા મુજબ સેન્ટરી ખોલવામાં આવ્યાં છે

નેપાળ મલેશીયા બાગ્લાદેશ અને દુબઇમાં વિજય પ્રાપ્ત કરી આ ક્રિકેટરે હવે એથલેટીકસમાં પણ ધૂમ મયાવી છે

પરિક્રમામાં આવતા યાત્રાળુઓ ને કોઈ મુશ્કેલી ના પડે તે માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન હાથ ધરાયું છે વન વિભાગ દ્વારા જંગલના રોડ રસ્તા ની સુધારણા વીજ કંપની દ્વારા લાઈટ મહાપાલિકા દ્વારા આરોગ્ય પાણી સહિતની સુવિધા ઉભી કરવા માં આવશે ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદબાપુએ પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત રહે અને જગલ સ્વચ્છ રહે તે માટે ભાવિકોને સહકાર આપવા અનુરોધ કર્યો છે જૂનાગઢના ગિરનાર પરિક્રમા મેળાને લઇને રેલવે તંત્ર દ્વારા એકસ્ટ્રા ટ્રેનો દોડાવવામાં આવશે

રાણાવાવ નજીક આવેલ જાંબુવતી ગુફાએથી બરડા ડુંગરની પરિક્રમાનું પ્રસ્થાન થાય છે